પ્રાદેશિક સમાચાર અમિતા વાઝાં વાંચ છે

ઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈના માનમાં રૂપાણી સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કરતાં રાષ્ટ્ર ધ્વજ અર્ધી કાઠી એ ફરક્યો ઃ કચ્છ માં ખાનગી વાહન અને એસ ટી

મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને પ્રધાનમંડળના સભ્યો ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી

પાટિલ સ્મશાન ગૃહ માં પુષ્પાંજલિ અર્પણ કરી હતી પ્રધાનમંત્રી મોદી તરફ થી પણ પુષ્પાંજલિ અહી અર્પણ કરવામાં આવી હતી જનસંઘ માથી જન્મેલો ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો ત્યાં સુધીની વિકાસ યાત્રાના સાક્ષી અને શિલ્પી રહેલા કેશુભાઈના અનેક સંસ્મરણો કાર્યકર્તા અહી વાગોળતાં નજરે પડ્યા હતા ગાંધીનગરના નિવાસ સ્થાને આજે સવારે તેમને શ્વાસોશ્વાસની તકલીફ થયા બાદ અમદાવાદની સ્ટરલિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમણે સારવાર વચ્ચે જિંદગીના અંતિમ શ્વાસ લીધા હતા

અદના કાર્યકરથી મુખ્યમંત્રી પદ સુધીની સફળ રાજકીય કારકિર્દી ધરાવતા કેશુભાઈ પટેલ હાલ સોમનાથ મંદિર ટ્રસ્ટ ના અધ્યક્ષ હતા સોમનાથ શિવાલય ને સુવર્ણ થી મઢવાની કામગીરી તેમણે શરૂ કરાવી હોવાથી મંદિર સાથે જોડાયેલા પ્રભાસ પાટણના લોકો શોકાતુર બન્યા હતા રૂપાણી સરકારે કેબિનેટની બેઠક બોલાવી એક દિવસનો શોક જાહેર કર્યો હતો અને રાજકીય સન્માન સાથે સ્વર્ગસ્થ કેશુભાઈના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો શોક જાહેર થાય બાદ સચિવાલય અને વિધાનસભા ભવન ખાતે રાષ્ટ્ર ધ્વજ અર્ધી કાઠી એ ફરકાવાયો હતો ભાજપ તરફથી પેટા ચૂંટણીનો પ્રચાર મોકુફ રાખવાની જાહેરાત થઈ છે

તેમણે ઉમેર્યું કે કેશુભાઈ ની વિદાય થી કદી પુરાય નહીં તેવી ખોટ ભાજપ ને પડી છે

કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા એ શોકાંજલી માં જણાવ્યુ છે કે ભારતીય જનતા પાર્ટીના વિકાસ પાછળ તેમની ખૂબ મહેનત હતી અને તેમનો આ ગુણ કાર્યકરો ને પ્રેરણા આપતો રહેશે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા એ ટૃવિટ માં નોંધ્યું છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઘરે ઘરે બાપા તરીકે જાણીતા અને વડીલ જેવો પ્રેમ આપનાર કેશ્બાપાના નિધનથી ગમગીન છું શ્રી માંડવિયા એ ઉમેર્યું છે કે કેશુબાપા મારા જેવા અનેક કાર્યકર્તા માટે તેઓ એક ગુરૂકુળ સમાન હતા અને તેમની વિદાય થી ખાલીપો અનુભવું છું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના શોક સંદેશમાં કહ્યું છે કે દિવંગત કેશુભાઈએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું અને ખેડૂતપુત્ર હોવાથી તેમના મુખ્યમંત્રીકાળ માં લેવાયેલા અનેક નિર્ણય તેઓ જમીન સાથે જોડાયેલા હોવાનું પ્રમાણ બન્યા છે

ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શ્રદ્ધાંજલી સંદેશામાં કહ્યું છે કે કેશુભાઈ ખરા અર્થ માં લોકો ના નેતા હતા અને ગુજરાત ના વિકાસ માં તેમનું પ્રદાન ક્યારેય ભૂલશે નહીં

ઉત્તર પ્રદેશ ના રાજયપાલ આનંદીબેન પટેલે વરિષ્ઠ માર્ગદર્શક તરીકે સ્વર્ગસ્થ કેશુભાઈ ને અંજલિ આપી છે અને કહ્યું છે કે તેમની સમગ્ર કારકિર્દી કાર્યકર આલમ માટે અનુકરણ ને પાત્ર છે ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી

પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ શોક વ્યક્ત કરતાં કહ્યું છે કે ભાજપ ને આજની કક્ષા એ પહોંચાડવા માં કેશુભાઈ નો સિંહ ફાળો રહ્યો છે તેમણે ઉમેર્યું કે ભાજપ કે ગુજરાત કેશુભાઈ ને ક્યારેય ભૂલી શકશે નહીં જનસંઘ સમય થી કેશુભાઈ પટેલ ના સમકાલીન એવા શંકરસિંહ વાઘેલા એ દૂખ વ્યક્ત કરતાં કહ્યું છે કે કેશુભાઈ તેમના પરમ મિત્ર હતા અને અવાર નવાર તેમને મળવા જવાનું થતું હતું કેશુભાઈનું નિધન થયું હોવાના સમાચાર જાણી અત્યંત દુઃખની લાગણી અનુભવી રહ્યો છું

વધુ સમાચાર

પલાસવા સામખિયાળી હાઈવે પર પલાસવા નજીક જ રોડ નું કામકાજ ચાલુ હોવાથી એક બાજુનો રોડ બંધ કરી દેવાયો હતો પરિણામે એક જ તરફથી ટ્રાફિક પસાર થતો હતો જેમાં એસટી બસ પલાસવાથી ગાગોદર તરફ જતી હતી અને સામેથી આવતી જીપ ધડાકાભેર એસટી બસ સાથે અથડાઈ હતી અકસ્માતમાં જીપમાં સવાર ત્રણ મુસાફરો મોતને ભેટ્યા હતા બનાવની જાણ આડેસર પોલીસને થતા પીએસઆઈ વાય કે ગોહિલ સહિતનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો

અમારા તાપી જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો પોલોસે ફરિયાદ લઈ ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે